રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકૈથા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાજપા ધ્યક્ષ ને ગૃહમંત્રી મિત શાહ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ વ્યકત કર્યો શોક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે બહમત સાથે સંસદમાં જમ્મુ કાશ્મીર સાથે જાડાયેલ મહત્વપુર્ણ વિધેયકો પસાર થવાની ઘટનાને સંસદના ઈતિહાસની યાદગાર પળ ગણાવી

ડોકટરોની એક ટીમ તેમની સારવારમાં લાગી હતી

સ્વાસ્થ્યના કારણે તેમણે આ વર્ષે લોકસભાની ચુંટણી પણ નહોતી લડી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના શોક સંદેશામાં જણાવ્યું છે કે સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સાંભળીને ખુબ ઉંડુ દુઃખ થયું છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે સુષ્મા સ્વરાજને ભારતની જનતાની સેવા માટે હંમેશા થાદ કરવામાં આવશે ઉપરાષ્ટ્રપતિ એમ

ટવીટના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે ભારત એક એવા લોકપ્રિય નેતાથી વંચિત થઈ ગયો છે કે જેમણે પોતાનું જીવન ગરીબોના ઉત્થાન માટે સમર્પિત કર્યુ હતું પ્રધાનમંત્રીએ સુષ્માજીના નિધનને પોતાના માટે વ્યકિતગત ક્ષતિ પણ ગણાવી હતી પ્રધાનમંત્રીએ કહયું કે સુષ્મા સ્વરાજ એક એવા નેતા હતા કે જેઓ કરોડો લોકો માટે પ્રેરણાશ્રીત સમાન હતા

જેમનો તમામ પક્ષો આદર કરતાં હતા સુષ્મા સ્વરાજને કુશળ વહીવટકર્તા દર્શાવતાં પ્રધાનમંત્રીએ કહયું કે તેમણે જે પણ કાર્ય સોંપવામાં આવ્યા તે તમામ કાર્યોમાં તેમણે ઉચ્ય માપદંડ સ્થાપિત કર્યા શ્રી મોદીએ કહયું કે સુષ્મા સ્વરાજની વિદેશ મંત્રી તરીકેની છેલ્લા પાંચ વર્ષોની થાગ પરીશ્રમ સાથેની કામગીરીને તેઓ કયારેથ નહી ભુલી શકે તેમણે વિવિધ દેશો સાથે ભારતના સંબંધ મજબુત બનાવવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી હતી પ્રધાનમંત્રીએ સુષ્મા સ્વરાજના દયાળુ વ્યકિતત્વનો ઉલ્લેખ કર્તા કહયું કે સમગ્ર દુનિયામાં કયાય પણ કોઈ ભારતીય સંકટમાં હોય તો સુષ્માજી તેમની મદદ કરવા હંમેશા તત્પર રહેતા શ્રી મોદીએ કહયું કે આ દુર્ભાગ્યપુર્ણ પળે પરીવાર પ્રત્યે સંવેદના વ્યકત કરૂ છું દેશ તેમને હંમેશા યાદ રાખશે

લોકસભાએ ગઇકાલે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી

આથી કાશ્મીરને ભારતના મુખ્યપ્રવાહ સાથે જાડી શકાશે

તેમણે કહ્યું કે આ કલમથી માત્ર ત્રણ પરિવારોને જ ફાયદો થયો છે

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જમ્મુ કાશ્મીરનો વિકાસ થશે

ટવીટ કરીને પ્રધાનમંત્રીએ તેને ભારતના સંસદીય લોકતંત્રનો મહત્વપુર્ણ વસર ગણાવ્યો હતો

જમ્મુ કાશ્મીર તથા લદાખના લોકોના સાફસને બિરદાવતાં શ્રી મોદીએ કહ્યું કે લોકો નવી સવાર ને સારી આવતીકાલની રાહ જાઈ રહયાં છે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

પરંતુ તેને સાત ઓગષ્ટ સુધી લંબાવવામાં આવ્યું હતું

વિધેયકમાં આંધ્રપ્રદેશ મધ્ય પ્રદેશ ૈ સમ ૈ ને હરીયાણામાં યાર રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થાનોને રાષ્ટ્રીય મહત્વ ધરાવતાં સંસ્થાનો તરીકે જાહેર કરવાની જાગવાઈ છે

તેમને રાષ્ટ્રીય સંસ્થાન ઘોષીત કરવાથી આ યાર સંસ્થાનોને ડિગ્રી ને ડિપ્લોમા આપવાનો ધિકાર મળી જશે વાણિજય ને ઉદ્યોગ રાજયમંત્રી સોમ પ્રકાશે આ વિધેયક ગૃહમાં મુકયું હતું વાણિજય ને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ સંસ્થાનો એનઆઈડીના વિદ્યાર્થીઓને વધુ કાર્યક્ષમ બનાવશે

જયશંકરે નવી દિલ્ફીમાં ફઘાનીસ્તાન માટેના મેરીકી વિશેષ પ્રતિભિધિ જાલ્મે ખલીલજાદ સાથે મુલાકાત કરી હતી

બંને નેતાઓએ મળીને પ્રભાવશાળી રીતે કામ કરવા પર પોતાન વિચારો રજુ કર્યા હતા